પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

જેમાં ભાજપમાં જોડાયેલા મધ્યપ્રદેશના દિઝ્જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશમાંથી ભાજપના ઉમેદવાર બનાવાયા છે શ્રી અભય ભારદ્વાજે ઉમેદવાર તરીકે પોતાની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો અને આ રીતે પ્રતિભાવ આપ્યો

તેમણે કહ્યું કે જગ્યામાં વધારા સાથે મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકાયું

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતની ધરતી પર આતંકવાદી કૃત્યોને સરકાર કોઇપણ સંજોગોમાં ચલાવી લેશે નહીં આતંકવાદ જેવા સંગઠિત ગુના નિયંત્રણ માટે ગુજસીટોકના કાયદા હેઠળ રાજ્યમાં અત્યારસુધી બે ગુના નોંધાયા છે

બે દિવસ પહેલા અમરેલી ખાતે પણ આવો એક ગુનો નોંધીને કાયદેસરની કામગીરી કરવામાં આવી રહી છે

વિમાનમથકો પર ચકાસણી કરવામા આવે છે

રાજય સરકારે અટકાયત અને નિયંત્રણ માટે નિષ્ણાત ડોકટરોનુ ટાસ્ક ફોર્સ રચ્યુ છે

તેમની તપાસ કરવામા આવી હતી

જેકે તમામનુ પરિણામ નેગેટીવ રહ્યુ છે વિમાનમથક પર આઠ તવીબી ટુકડી તૈયાર રાખી છે કેન્દ્રીય ટુકડીએ પણ નિરીક્ષણ કરીને કામગીરી બદલ સંતોષ વ્યકત કર્યો હતો ગાંધીનગરમાં કોરોના માટેનો ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અમદાવાદની બી

પી શાહ કોલેજમાં લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉભી કરી છે દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના રોગને કારણે અમૂલે તેની અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની જાહેર મુલાકાત ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે

બલ્ડ બેક દ્વારા દર્દીના સગાનો સંપર્ક કરાશે ખરાઇ બાદ દર્દીના લોફીના નમૂના તથા ડોકટરની ચિક્રી સાથે બલ્ડ બેંક પરથી રકત મેળવવાનું રહેશે રેડક્રોસ બલ્ડ બેંક સરકાર માન્ય પ્રોસેસીંગ ચાર્જ લઇ આવનાર વ્યકિતને રકત પૂર્ટ પાડશે

રમતને અંતે એસ

કિડની દિવસની આ વર્ષની વિષય વસ્તુ છે સાવચેતી વહેલા નિદાન અને કાળજીથી સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની કિડની એજયુકેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કિડની દિવસ નિમિતે વિશેષ જન જાગૃતિ ઝંબેશ હાથ ધરાશે રાજકોટના કિડની નિષ્ણાંત ડો

અંદાજપત્ર પરની ચાર દિવસની સામાન્ય ચર્ચાને અંતે પ્રત્યુત્તર પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે ગુજરાતના શાંતિ સલામતીના કારણે ઉદ્યોગો રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે પરદેશમાં રહેતા નાગરિકોને વતન માટે જે પ્રેમ હોય તેને ચરિતાર્થ કરવા માટે સરકારે માદરે વતન યોજના બનાવી છે જે અંતર્ગત દાતા જેટલી રકમ વિકાસ કામ માટે આપશે એટલી જ મેચીંગ ગ્રાન્ટ રાજ્ય સરકાર આપશે તેમણે કહ્યું કે ખેડ્રતોને ખેતરમાં ગોડાઉન બનાવવા રૂા

દ્વારા પ્રશંસા મેડલ એનાયત કરાશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં દીકરીઓ પર થતા દુષ્કર્મ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે

આ પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા એકપણ દોષિતને કોઇપણ સંજોગોમાં છોડવામાં નહી આવે

આ ઉપરાંત બાળકીની હત્યાના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી છે